પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે

તેમણે ઉમેર્થું હતું કે કોરોના ને લીધે મુશ્કેલી માં મુકાયેલા નાના વેપારીઓ કારીગરો અને રોજનું કમાઇને રોજ ખાનારા માટે આ યોજના આર્થિક જીવાદોરી સાબિત થઈ છે તેમણે કહ્યું કે માત્ર બે ટકા વાર્ષિક વ્યાજે એક થી અઢી લાખ ની લોન આપતી આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના રાજ્યના ઇતિહાસમાં આવો પહેલો પ્રયાસ છે

ફળદુ વિધાનસભા સત્ર દરમ્યાન કૃષિમંત્રી આર

આ પ્રસંગેતેમણે કહ્યું હતું કે પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતીય ફિશિંગ બોટના અપફરણ અટકાવવા માટે સુરક્ષાનાં પગલાં વધુ સઘન બનાવશે તેમણે ઉમેર્યું હતું કે માછીમારો પણ સરહદ ઓળંગી ન જાય તે માટે અવેરનેશના વિવિધ કાર્યક્રમો ઉપરાંત કેટલાકકડક પગલાંની જોગવાઇ કરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીકના વિસ્તારમાં ગુજરાતનાતેમજ અન્ય રાજ્યોના માછીમારો લાલ પરી નામનું વિશિષ્ટ પ્રકારનું સાડું મત્સ્ય પકડવાની લાલયમાં પ્રવેશી જતા હોવાની વાત પણ તેમણે ગૃહ સમક્ષ રજૂ કરી હતી

પરંતુ વિકસીત સમયમાં જે ખેડૂતોને ટેકનોલોજીનો ઉપયોગ કરવો હશે એ કરીને તેનો માલ સીધો દેશના અન્ય રાજ્યોમાં વેચી શકશે જેના પરિણામે ખેડૂતોનું ટ્રાન્સપોર્ટેશન ઘટશે અને વધુ ભાવો મળશે કૌશિકપટેલ જમીન સૂધારા ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસને વધુ વેગવાન બનાવવા રાજ્યમાં જમીન ખરીદીને લગતા ગણોત કાયદાઓમાં મોટાપાયે મહેસૂલી સુધારા લવાયા છે તેમ મહેસુલ મંત્રી કૌશિકપટેલે જણાવ્યુ છે તેમણે ઉમેર્યું હતુંકે રાજ્યમાં હવે કૃષિ પશુપાલન યુનિવર્સિટી મેડીકલ કોલેજો આરોગ્ય કે અન્ય શૈક્ષણિકહેતુસર ખેતીની જમીન ખરીદવા માટે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી લેવી નહિં પડે

હેઠળના ઝોન મુજબ ઉદ્યોગ સિવાયના અન્ય હેતુમાટે જમીન વેચાણ થઇ શકશે

જેમની પાસે કશું નથી તેવા પરિવારને મકાન માલિક બનાવટી આ યોજના વિષે પંચમહાલ જિલ્લાનો રિપોર્ટ પ્રસ્તુત છે

કોંગ્રેસના નેતા માટે આ એક ઝટકો માનવામાં આવે છે આ શરતો મુજબ અદાલતની મંજૂરી વગર તેઓ રાજ્યની બહાર જઈ શકતા નથી હાર્દિક પટેલ દ્વારા દિલ્ફીમાં કોંગ્રસની બેઠકોમાં હાજરી આપવા અને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસ અંગે વકીલને મળવા માટે જામીનની શરતોમાં ફેરફાર કરવા ની અરજી કરાઇ હતી રાજદ્રોહ ના કેસમાં સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજરી નહીં આપતા તેમની ધરપકડ થઈ હતી અને બાદમાં તેમણે શરતી જામીન અપાયા હતા

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર હિમાંશુ પંડ્યાના માર્ગદર્શન હેઠળ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહાત્મા ગાંધીના જીવન ઉપર ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય ખાતે પુસ્તક પ્રદર્શન બાપુના જીવન ઉપર ક્વિઝ સ્પર્ધા અને સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે આજે પંડિત દીનદયાલ ઉપાધ્યાય જન્મ જયંતી નિમિતે ગાંધી દ્વાર થી હેલ્થ સેન્ટરના માર્ગ ઉપર ગ્રીન કેમ્પસ ક્લીન કેમ્પસ અભિયાન શરૂ કરાયું હતું જેમાં ઉપકુલપતિ શ્રી જગદીશ ભાવસરના હસ્તે વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજાયો હતો સપ્તાહ દરમિયાન આ ઉજવણી ચાલુ રહેશે

મહાત્મા ઇચ્છતા હતા કે આઝાદ થવા માંગતા અનેક દેશમાટે ભારત નો સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રેરણારૂપ બનવો જોઈએ